લોકસભાની બાકીના બે તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે

આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઇને હરાવી મુંબઈની ટીમ ફાઈનલમાં પ્રવેશી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે હરીયાજ્ઞામાં સિરસા અને કુરૂક્ષેત્ર તથા દિલ્હીના રામલીલા મેદાનમાં જાહેરસભા કરશે

આ ઉપરાંત મધ્યપ્રદેશના ખારચોડ ખાતે જાહેરસભા અને ભોપાલમાં રોડ શોનું આયોજન કર્યું છે સમાજવાદી પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ દ્વારા આઝમગઢમાં રેલી યોજવામાં આવી છે કોંગ્રેસ પ્રમુખ રાહલ ગાંધી મધ્યપ્રદેશમાં ગ્વાલિયર અને ભીંડ મોરેના ખાતે સભા કરવાના છે કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકાગાંધી દીલ્હીમાં રોડ શો કરશે

મુખ્ય ન્યાયાધીશ શ્રી રંજન ગોગોઇ અને ન્યાયાધીશ શ્રી આર

નરીમાનની ખંડપીઠે જણાવ્યું કે આસામમાં નાગિરક નોંધણીપત્રકના સંયોજક પ્રતિક હાજેલાને સ્વતંત્ર રીતે કામગીરીની છૂટ છે તેઓ લોકોના દાવાઓ અને વાંધાઓ અંગે પ્રક્રિય કરશે શ્રી હાજેલાએ રજૂઆત કરી હતી કે ઘણા લોકોએ ફરિયાદ કરીને નામો સામે વાંધા રજૂ કર્યા છે પરંતુ રૂબરૂમાં હાજર થતા નથી

શ્રી ગાંધીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની રાફેલ કેસમાં ટીકા કરતાં અદાલતે પણ તેને માન્યતા આપી હોવાની બાબત ઉલ્લેખ કરતાં અદાલતના અપમાનનો કેસ દાખલ થયો હતો શ્રી ગાંધીએ આજના ત્રણ પાનાનું નવું સોગંદનામું રજૂ કર્યું હતું અને તેમાં સર્વોચ્ચ અદાલતનું સન્માન જાળવવાની બાબત જજ્ઞાવી તેમની સામેની અવમાનનાની ગુનાઇત કાર્યવાહી અટકાવવા વિનંતી કરી છે

એન સી બી

આર્થિક અને સામાજિક પરિષદે ગઇકાલે ગુપ્ત મતદાનનું આયોજન કર્યું હતું

આ જીતથી સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વની સંસ્થાઓમાં ભારતને એક મહત્વપૂર્ણ ચૂંટણી જીતવા અંગેનું સ્થાન અપાવ્યું છે

એન સી

જેમને આર્થિક અને સામાજિક પરિષદ દ્વારા ચૂટવામાં આવે છે આ સભ્યો વ્યક્તિગત રીતે તેમની સેવા પૂરી પાડે છે

સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય દવા નિયંત્રણ સંમેલનના કાર્ય માટે એક સ્વતંત્ર અને અર્ધન્યાયિક સંગઠન છે

યાદીમાં જણાવ્યા અનુસાર તમામ રાજ્યોને સુધારેલા પર્સન્ટાઇલ અનુસાર પ્રવેશ કાર્યવાહી કરવા જણાવાયું છે

સચિવ અનંતકુંમારના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં ઉત્પાદકો નાણાં રોકાજાકારો ઉદ્યોગ સંસ્થાઓ અને કૌશલ્ય વિકાસકારો હાજર રહ્યા હતા તેમાં સૌર ઉર્જા પવનઉર્જા જૈવિક ઉર્જા નાના જળ વિદ્યુત પ્રોજેક્ટ અને નિયમનને લગતા પ્રશ્નોની ચર્ચા થઈ હતી આ તબક્કે સરકારની વિવિધ નીતિઓ મેઇક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ કૌશલ્ય વિકાસ અને પુનઃ પ્રાપ્ય ઉર્જાના કામો અંગે વિચારણા થઈ હતી

ગઇકાલે કોલંબોમાં રાજનીતીકો સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે પ્રવાસીઓનું શ્રીલંકામાં આવવાનું શરૂ થયું છે

તેમણે કહ્યું કે ત્રાસવાદ સામે ચાલી રહેલી કામગીરીમાં વિદેશમાંથી ગુપ્તચર બાતમીનો ઉપયોગ કરી આ પડકાર ઝીલી શકાશે ભારત અમેરિકા ચીન બ્રિટન અને ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોએ ઇસ્ટર હુમલા પછી શ્રીલંકાના પ્રવાસ માટે ચેતવણી બહાર પાડી હતી

સૌથી વધુ ભારતીયો શ્રીલંકાનો પ્રવાસ કરે છે

હજી ચેન્નાઈની ટીમ માટે બીજો કવોલીફાયર રાઉન્ડ છે

રવિવારે હૈદરાબાદમાં ફાઈનલ રમાશે

મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસે શોધખોળ હાથ ધરી હતી તેમની પાસેથી બે રાયફલ અને માઓવાદી સાહિત્ય મળી આવ્યું છે

પુરી ખુર્દા કટક અને કેન્દ્રપાડા જિલ્લામાં રાહત અને પુનઃનિર્માણની કામગીરી ઝડપથી ચાલી રહી છે ભુવનેશ્વરમાં થોડા વિસ્તારોમાં વીજળી અને પુરીમાં લેન્ડલાઇન કનેક્ટીવીટી પુરી પાડવામાં આવી છે પૂરી ભૂવનેશ્વર અને વાવાઝોડા અસરગ્રસ્ત ઘણા વિસ્તારોમાં પાણી પૂરૂ પાડવા બાદ હવે મોબાઇલ કનેક્ટીવીટી અને વીજળી પૂરી પાડવા પર ભાર મૂકાયો છે પ્રસાર માધ્યમના કર્મચારીઓને જજ્ઞાવતાં રાજ્યના મુખ્ય સચિવ આદિત્ય પ્રસાદ પાધીએ કહ્યું કે પડોશી રાજ્યોમાંથી વીજળી અને મોબાઇલ કનેક્ટીવીટી માટે પાંચ હજાર જેટલા કુશળ કારીગરોને રાખવામાં આવશે બેંકોની સેવાઓ શરૂ થઇ ગઇ છે અને અસરગ્રસ્ત તમામ એટીએમ ના સંચાલન માટે પ્રયત્નો થઇ રહ્યા છે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા બળ ઓ ડી

એ

અગ્નિશમન દળ અને સી આર પી એફ ના જવાનો રસ્તાની સફાઇ કરી રહ્યા છે અને વાવાઝોડાથી અસર પામેલા વિસ્તારોના રસ્તા પરથી કચરો દૂર કરી રહ્યા છે

કટકમાં કેન્દ્રિય ચોખા સંશોધન સંસ્થાને ઘણું નુકશાન થયું છે

આઈજીપી પંજાબ આરીફ નવાઝના જણાવ્યા અનુસાર પોલીસનાવાહનોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા માર્યા ગયેલાઓમાં પાંચ જવાનો અને ચાર નાગરિકોનો સમાવેશ થાય છે